ગઈકાલથી બેઠકની શરૂઆત તારાંકિત પ્રશ્નોતરી સાથે થઈ હતી અને ત્યારબાદ પાંચ જેટલા સુધારા વિધેયક રજૂ થયા હતા જે પૈકી ચાર ખરડા સર્વાનુમત્તે પસાર થયા છે અને પાંચમાં વિધેયક ઉપર ચર્ચા હાલ ચાલું છે ગુજરાત માલ અને સેવા વેરા વિધેયક જીએસટી ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદ વિધેયક ગુજરાત વ્યવસાયિક ટેકનિકલ શૈક્ષણિક કોલેજ અથવા સંસ્થા બાબત સુધારા વિધેયક ગુજરાત જમીન મહેસુલ વિધેયક જેવા ખરડા પસાર થયા છે જ્યારે ગુજરાત સહકારી મંડળી વિધેયક ઉપર ચર્ચા ચાલુ છે

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેના સતિશધવન સ્પેશ સેન્ટરથી છોટાનાર આ ઉપગ્રહ અંતરિક્ષણમાં પહોંચ્યા બાદ ભારતની રડાર ઈમેજિંગની શક્તિ અનેકવણી વધારશે આ સાથે જ દુશ્મનો પર નજર રાખવાનું કામ પણ સરળ બનશે આ સાથે ઈઝરાયેલ ઈટલી જાપાન અને અમેરિકાના નવ વિદેશી ઉપગ્રહોનું પણ સાથે પ્રક્ષેપણ થશે

આચાર્યશ્રી કૌશલેન્દ્રપ્રસાદ મહારાજ તેજેન્દ્રપ્રસાદ મહારાજ તમેજ ભુજ મંદિરના સ્વામિ ધર્મનંદનદાસ સહિત સંતો ઉપસ્થિતમાં નવનિર્મિત હનુમાન મંદિર ભક્તજનોને અર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સરહદના રખોપા કરતા બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ જવાનોકાર્યક્રમમાં જોડાયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાંસદ વિનોદ ચાવડાએ મંદિરના નિર્માણના કાર્યને પત્ર પાઠવી શ્રૂભેચ્છા આપી હતી

ભુજ મુંબઈ વચ્ચે હાલમાં હવાઈ છાત્રા માટે સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ સેવા ચાલુ છે જેમાં ખૂબ જ ધસારો હોતા ભાડું પણ ખૂબ જ ઉંચું વસુલ કરવામાં આવે છે ત્યારે અન્ય બે એરલાઈન્સ સાથે આ અંગે વાતચીત થઈ છે સાંસદ વિનોદ ચાવડાએ કચ્છ અને મુંબઈ વચ્ચે સાંસ્ક્રતિક સામાજિક સંબંધ છે ત્યારે પ્રધાનમંત્રીની ઉડ્ડયન યોજના અંતર્ગત આગામી જાન્યુ માસના પ્રાંરભે આ સેવા શરૂ થાય તેવી આશા વ્યક્ત કરાઈ છે

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતં કે આ ઓરડાની ઘટ પુરવા જેમ બને તેમ જલ્દી કામગીરી હાથ ધરાશે